લોકશાહીના મહાપર્વનો થનગનાટ ગુજરાતની આઠે વિધાનસભાની બેઠકો પર યોજાયેલ પેટા ચૂંટણીમાં દ્રશ્યમાન થયો હતો

અર્થવ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોને ખૂલ્લા મૂકવાથી અને તહેવારોની મોસમમાં માંગમાં અપેક્ષિત વધારાને જોતાં આ પ્રમાણે કરવામાં આવ્યું છે

ગુજરાત કેડરના વરિષ્ઠ આઈપીએસ અધિકારી શ્રી અસ્થાના સીમાદળના ડાયરેકટર જનરલનું પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર કચ્છ સરહદની મુલાકાત લઇ રહ્યાં છે તેઓ આજે બપોરે સાડા બાર વાગે ખાસ વિમાન દ્વારા ભુજ પહોંચશે અહીં સીમાદળના ગુજરાત આઈ જી

એસ મલિક સહિતના ઉચ્ય અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાશે ત્યારબાદ હરામીનાળા અને ક્રિક વિસ્તારની મુલાકાત લઇ તેઓ આ વિસ્તારની સલામતિ અંગે સમીક્ષા કરશે

રાજ્યમાં ઉર્જાનો બચાવ થાય અને સૂર્ય ઉર્જાના વપરાશથી વીજ વપરાશકારો આત્મનિર્ભર બને એ માટે આ યોજના બનાવાઈ છે

કચ્છમાં રક્તદાતાઓમાં રક્તદાન કરવા જાગૃતિ સતત જોવા મળી રહી છે અને આ કાર્ય માટે વિવિધ સ્થળોએ હોસ્પિટલના સહકારથી બ્લડકેમ્પનું આયોજન કરવામા આવેલું છે